પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

ે પ્રદેશ ભાજપ દ્વાર આજે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી ે રાજ્યમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના ત્રીજા રાઉન્ડના પ્રારંભ સાથે આરોગ્યકર્મીઓને કોરોના કવય પ્રાપ્ત થયું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું કે આ ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે અને ઈંધણનો બચાવ થશે

ભાજપ પાલામેન્ટ બોર્ડ પ્રદેશ ભાજપ દ્વાર આજે પ્રદેશ યૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે આ સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત પરશોત્તમભાઈ રૂપાલા આર

મોદીએ સૌપ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો અધ્યાપકો કર્મચારીઓ અને સંલઝ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું